પ્રગતિ બેઠકને સંબોધતાં તેમણે કહ્યું કે સુશાસન ઇન્ટરનેટ માહિતી ટેકનોલોજી દ્વારા સમયસર યોજનાઓની આ સમીક્ષા છે

એમ આવાસ યોજનાની સમીક્ષા કરી હતી તથા આયુષ્યમાન ભારતના અમલીકરણ અંગે ચર્ચા કરી હતી

આ માટે રાજ્યો સાથે સંવાદનો તેમણે અનુરોધ કર્યો જેથી અમલીકરણમાં સુધારા કરી શકાય

યોજનાનો દુરપયોગ અટકાવવા માટે તેમણે પગલાં સૂચવ્યાં હતાં સુગમ્ય ભારત અભિયાનની પ્રગતિ અંગે પ્રધાનમંત્રીએ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું તથા દિવ્યાંગોના પ્રતિભાવ જાણવા પર ભાર મૂક્યો આ માટે જાહેર સ્થળો પર દિવ્યાંગજનની સુખાકારી જાળવવા સૂચન કર્યું

આરોગ્ય મંત્રી ડાક્ટર ફર્ષવર્ધને આજે રાજ્યસભામાં જણાવ્યું કે કેન્સરના દર્દીઓને પાયાની સારવાર પૂરી પાડવામાં આવે છે

પી ડાયાબીટીશ હૃદયરોગ કેન્સરની સારવાર વિનામૂલ્યે કરાશે ડાક્ટર ફર્ષવર્ધને કહ્યું કે કેન્સર નિવારણ કાર્યક્રમ હેઠળ સંશોધન પર ભાર મૂકવો છે આયુષ્યમાન ભારત હેઠળ પાંચ લાખ સુધીનું વીમા કવચ અપાય છે

આ અગાઉ ગૃહમાં સમાજવાદી પાર્ટીના વિશ્વંભર પ્રસાદ નિશાદે દેશમાં સારવાર માટે પૂરતી વ્યવસ્થા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો

નવી દિલ્ફીમાં માહિતી અને પ્રસારણ મંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આર્થિક પછાત વર્ગના લોકોને શિક્ષણ અને રોજાગરીમાં દસ ટકા અનામત પૂરી પાડતી જાગવાઇ લાગુ કરી છે મંત્રી મંડળે ચીટ ફંડ સુધારા ખરડો પણ મંજુર કર્યો છે તે દ્વારા નોંધાયેલા ચીટ ફંડ પર નિયમન કરી શકાશે અને તેના ગ્રાહકોમાં ફીત જાળવી શકાશે

તેમણે કહ્યું કે ખાતરના ઉત્પાદન તથા આયત આધારીત આ સબસીડીથી ખેડૂતોને ભાવોમાં રાહત મળશે

આ એકમ રશિયા અને અન્ય દેશો સાતે અવકાશ કાર્યક્રમ અંગે સંપર્કમાં રહેશે આ એકમ હેઠવ દ્વિપક્ષી સહકાર પણ શક્ય બનશે મંત્રીમંડળે ભારત દ્વારા રાષ્ટ્રસંઘમાં આંતરરાષ્ટ્રીય કરારોમાં મધ્યસ્થી અંગેની બાબત પણ મંજુર કરી છે પરિણામે વિદેશી મૂડીરોકાણકારો વચ્ચે લવાદી કાર્યવાફી કરી વિવાદ નિવારણ શક્ય બને મંત્રીમંડળે ભારત અને બોલીવીયાની અવકાશ સંસ્થાઓ વચ્ચેના સહકાર તથા પરિભ્રમણકક્ષના બાહ્ય ઉપયોગ અંગે પણ મંજુરી આપી છે

અને મુખ્ય ન્યાયધીશને સંબોધીને લખાયેલો પત્ર રજુ ન કરવા અંગે ખુલાસો માંગ્યો છે મુખ્ય ન્યાયાધીશશ્રી રંજન ગોગોઇ અને ન્યાયધીશોશ્રી દીપક ગુપ્તા અને અનિરુદ્ધ બોઝની ખંડપીઠે આવતીકાલે સુનાવણી રાખી છે અખબારમાં આવેલા અહેવાલ અંગે પણ અદાલતે રંજ દર્શાવ્યો અદાલત મિત્ર અને વરિષ્ઠ એડવોકેટ વી ગીરીએ આ કેસમાં ઝડપી સુનાવણી માટે રજુઆત કરી છે સર્વોચ્ય અદાલતના મુખ્ય ન્યાયધીશને પાઠવેલા પત્રમાં પીડીતાએ તેના જીવને જાખમ હોવાનું અને પરિવારને હેરાન કરતા લોકો સામે ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી

કેન્દ્ર સરકારે ગઇકાલે ઉત્તર પ્રદેશ સરકારની ભલામણથી આ કેસ સીબીઆઇને સોંપ્યો હતો રવિવારે બળાત્કારની જીવીત મહિલા અને તેનો પરિવાર તેમજ વકીલ કારમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે રાયબરેલીમાં સ્પીડથી ધસી આવતી ટ્રકથી થયેલ અકસ્માતમાં બે સભ્યોના મરણ થયા હતાં તેમાં તેના અને વકીલને ગંભીર ઇજા થઇ હતી

એટર્ની જનરલ કે

વેણુગોપલે ન્યાયાધીશ એસ

શ્રીનગરમાં સર્કલના વડાની બેઠકને વીડીયો કોન્ફરન્સથી સંબોધતાં તેમણે તમામ અધિકારીઓને સુધારાઓ અપનાવવા જણાવ્યું તેમણે કહ્યું કે દેશમાં સ્ટાર્ટ અપ વધી રહ્યા છે તેના ટેકામાં પોસ્ટલ સેવાઓ ઉભી કરવી જરુરી છે

આ પરિષદમાં નૂતન ભારતના નિર્માણને અનુલક્ષીને પાંચ વર્ષનું દૃષ્ટિકોણપત્ર તૈયાર કરાયું હતું

નવી દિલ્હીમાં પક્ષના કાર્યકારી અધ્યક્ષ જે

નહાએ તેમને આવકાર્યા હતા

આ જગ્યા સ્પીકર રમેશકુમારે સોમવારે રાજીનામું આપ્યા બાદ ખાલી પડી હતી વિપક્ષ કોંગ્રેસ અને જેડીએસએ એક પણ ઉમેદવારી પત્ર ભર્યુ નથી

અબખોરમાં વિસ્તારમાં ભયાનક વિસ્ફોટ થતાં મહિલાઓ અને બાળકો ભોગ બન્યાં છે આ હુમલાનો હજી કોઇ સંગઠને દાવો કર્યો નથી રાષ્ટ્રસંઘે નાગરિકો પરના હ્મલા અને અવસાનની સખ્ત ટીકા કરી છે